આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર યૌબેએ લોકસભામાં એક લેખિત જવાબમાં આ અંગે જાણકારી આપતા કહ્યુ કે આ પ્રસ્તાવોને કેન્સરડાયાબિટીસહ્યદયરોગ તથા મગજ સંબંધિત રોગોની સારવાર માટે રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત મંજુરી આપવામાં આવી છે શ્રી યૌબેએ જણાવ્યુ કેટ્યુ કેના બાયોટેકનોલોજી અને કેન્સર સંશોધન વિભાગ કેન્સર પીડીતો માટે રાહત દરે સારવાર કરવા માટેની પાંચ વર્ષની સંશોધન યોજનામાં સહયોગ કરી રહ્યા છે

લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં પર્યાવરણ રાજયમંત્રી બાબુ લ સુ પ્રિયોએ જણાવ્યુ કેઆ માર્ગદર્શિકામાં સિંગલ યુ ઝ પ્લાસ્ટિકના ઉપયોગ માટે રાજય સરકારે લેવાના પગલાના સુ ચનો કર્યા છે

આરતીબેન ભદ્દ મ્ ખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હિમાયત કરી છે કે નાગરિકોને મહેસુલી સેવા સરળ અને ઝડપી પુરી પાડવામાં ટેકનોલોજીનો ઉપયોગ અસરકારક પુરવાર શ્રો ગાંધીનગર ખાતે યોજાયેલા મહેસુલમાં કાંતિ માર્ગદર્શક કાર્યક્રમમાં બોલતા તેમણે આમ જણાવ્યુ હતું તેમણે ઉમેર્યુ હતુ કે નાગરિકોને ઘેરબેઠા સગવડ મળે તે માટે કાયદાઓના સરળીકરણની પહેલ ગુજરાતે કરી દેશ સામે દાખલો બેસાડ્યો છે મહેસુલ તંત્રને અસર કરતા છેલ્લા ત્રણ વર્ષમાં લેવાયેલા નિર્ણયોનું સંકલન ધરાવતા પુસ્તકોનું મંગળ વિમોચમ પણ મુખ્યમંત્રી રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકારનું મુખ્ય ધ્યેય પ્રજાલક્ષી સેવાઓ સત્વરેપુરી પાડવાનું છે તેમણે ઉમેર્યુ હતુ કે ગુડગર્વનસના માધ્ય દ્રારા મહેસુલ વિભાગે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોને ધક્કા ખાવા પડતા હતા તે હવે બંધ કરાવ્યા છે

વધુ માં જિલ્લા કલેક્ટરે અનુ રોધ કર્યો હતો કે એસઆઈ ટીના કેસો નિકાલ લાવો અને આવા કેશોનું ભારણ ઘટાડો એમ જણાવ્યુ હતું તેમણે એમ પણ કહ્યુ હતું કે સરકારી જમીનોની જીયોમેપીંગ પધ્ધતિથી માપણી તથા સરકારી જમીનો પરના દબાણ હટાવવા કડક કાર્યવાહી શરૂ કરો અને તેના પરિણામ લાવો વડોદરા જિલ્લાએ કરેલી જીયોમેપીંગ મોડલ કામગીરીનો રાજયભરમાં અમલ શરૂ કરવાની વાત આ બેઠકમાં કરવામાં આવી હતી

આરતીબેન ભદ્દ ક્કિકેટ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગઈકાલથી શરૂ થયેલ પ્રથમ ડે નાઈટ ટેસ્ટ મેચમાં ભારતે પોતાની સ્થિતી મજબુત બનાવી છે